જોકે તેની ઓળખ જાહેર કરાઈ નથી ડીઆરઆઈએ ગઈકાલે અમદાવાદમાં જારી કરેલી યાદીમાં આ માહિતી આપી હતી ડીઆરઆઈએ ઈશાન સરહદેથી ભારતમાં રિમોટવડે ઉડાડી શકાય તેવા અઘતન ડ્રોન વિમાનોની ગેરકાયદેસર રીતે લાવવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ પકડી પાડ્યું છે એમાં પાકિસ્તાન ચીન મ્યાનમાર તથા ભારતીયો પણ સંડોવાયા હોવાનું જાણવા મળે છે આ ડ્રોનને ચીન અને મ્યાનમારથી ભારતમાં લાવવામાં આવ્યા હતા અને તેમાં પાકિસ્તાન ખાતેના દાણચોરો પણ સંડોવાયેલા હોવાનું જણાયું છે ચૂંટણી પ્રચાર લોકસભાની સાતમા અને આખરી તબક્કાની આ રવિવારે યોજાનારી ચૂંટણી માટેનો જાહેર પ્રચાર આજે સાંજે પૂરો થશે

પશ્ચિમ બંગાળની નવ બેઠકો માટેનો જાહેર પ્રચાર ગઇકાલે રાતે પૂરો થયો વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓએ ગઇકાલે મતદારોને રીઝવવાના સઘન પ્રયાસો કર્યા હતા આજે પણ ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસના રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી તથા બસપાના માયાવતી વિવિધ સ્થળોએ રેલી અને રોડ શો યોજશે

મતગણતરી વખતે ક્યાંય ક્ષતિ કે અવરોધ ન સર્જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરાયૂં છે આ વખતે રાજ્ય ચૂંટણી પંચે આદર્શ મતગણતરી કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું છે

રાજ્યના મુખ્ય ચ્રંટણી અધિકારી ડૉ

મુરલી ક્રિષ્ણા તથા જિલ્લા ચ્રંટણી અધિકારી ડૉ વિક્રાંત પાંડેની ઉપસ્થિતીમાં આજે એક દિવસ માટે મતગણતરીની તાલીમ આપવામાં આવશે

પોલીટેકનીક ભોલાવ ભરૂચ ખાતે યોજાશે મતગણતરી કેન્દ્ર ખાતે જરૂરી સુવિધાઓ પુરી પાડવા તથા મતગણતરી અંગેની વ્યવસ્થા પુરી પાડવા તથા મતગણતરી અંગેની વ્યનવસ્થા અંગે ચર્ચા વિચારણા કરવા માટે જિલ્લા ચૂંટણી અીધકારી અને કલેક્ટરશ્રી રવિકુમાર અરોરાના અધ્યક્ષસ્થાનને બેઠક યોજાઇ હતી

તેમણે મતગણતરીના દિવસે કાયદો અને વ્યાવસ્થા જાળવવા તેમજ ઇ વી એમ અને તેના સ્ટોંગરૂમની વ્યવસ્થા મિડીયા સેન્ટરર ડીસ્પેચીંગ રીસીવિંગ સેન્ટર તેમજ બીજી અન્ય વીજળી પાણી ટેલિફોનની સુવિધા તેમજ પોસ્ટલ બેલેટ પેપર સંદર્ભે સબંધિત અધિકારીઓને સુચના આપી હતી અમારા પ્રતિનિધિ જણાવે છે કે દાદરા નગર હવેલી લોકસભા બેઠકની મતગણતરી સરકારી કોલેજ કરાડ ખાતે હાથ ધરાશે જેના માટેની સંપૂર્ણ તૈયારીઓ પુરજોશમાંચાલુ છે એ અંતર્ગત સેલવાસ નગરખંડ માં મતગણતરી સમયે ફરજ બજાવનારા કર્મચારીઓને પ્રેઝેન્ટસન અને પ્રત્યક્ષ નિદર્શન તાલીમ આપવામાં આવી હતી દરમિયાન કચ્છના જિલ્લા ચૂંટણી અધિકારી રેમ્યા મોહને મતગણતરીની પ્રક્રિયા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મત ગણતરી દરમિયાન ફરજ ઉપરના કોઈ કર્મચારીઓને મોબાઇલ ફોન અંદર લઈ જવા દેવાશે નહીં તેમણે જણાવ્યું હતું કે મતગણતરી કેન્દ્ર ઉપર ત્રિસ્તરીય સુરક્ષા રખાશે કર્મચારીઓના ઓળખપત્ર ચકાસ્યા બાદ જ પ્રવેશ અપાશે જ્યારે મતગણતરીમાં સામેલ તમામ કર્મચારીઓએ તેમના ફોન બહાર જમા કરાવી દેવા પડશે

જેમાં પ્રથમ પોસ્ટલ મત પત્રકોની ગણતરી બાદ ઈવીએમની ગણતરી શરૂ કરાશે

હવામાન રાજ્યના બનાસકાંઠા જીલ્લામાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ નોંધાયો જિલ્લાના સરહદી વાવ થરાદ અને સુઇગામ તાલુકામાં હવામાનમાં એકાએક પલટો આવ્યો અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો અમારા પ્રતિનિધિ જણાવે ચ્હે કે જિલ્લાના વાવ અને સુઈગામ તાલુકાના કેટલાંક વિસ્તારોમાં બરફના કરા પડ્યાં હતાં હવામાન વિભાગે જણાવ્યા મુજબ રાજયમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી બે દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો આવવાથી બનાસકાંઠા કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકશે

ગુજરાત મેટ્રો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જી

સી દ્વારા અમદાવાદના વસ્ત્રાલ અને એપરલ પાર્ક વચ્ચેના મેટ્રો માર્ગ પર આવેલા અમરાઈવાડી સ્ટેશન ઉપર આવતીકાલથી મેટ્રો સેવાનો પ્રારંભ થશે

દ્વારા ગઈકાલે બહાર પાડેલા નિવેદનના જણાવ્યા મુજબ આવતીકાલથી અમરાઈવાડી મેટ્રો સ્ટેશન જાહેર જનતા માટે ખુલ્લુ થશે

મુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું કે પંજાબ અને મૈસુરનાં ઝ્ર સાથે પ્રાણીઓ એકસચેન્જના કરારો અંતર્ગત આગામી દિવસોમાં સફેદ મોરવરૂ આફીકન ગ્રે પેરોટચૌશીલા રીંછ પેરાકીટ ઝિબ્રા ફિન્ચ સહિતનાં પક્ષીઓ પ્રાણીઓનું આગમન રાજકોટનાં પ્રાણી સંગ્રહાલયમાં થશે

રાજય સરકારના એનીમલ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ મૈસુર અને પંજાબના છતબીર ખાતેથી આ નવા પ્રાણીઓરાજકોટના પ્રદ્યુમન પાકર્મા આવશે તેની સામે રાજકોટથી પ પ્રાણીઓ ત્યાંના પ્રાણી સંગ્રહાલયને અપાશે જેમાં એશિયાઇ સિંહસફેદ વાઘ જંગલ કેટનો સમાવેશ થાય છે કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ ઉમેર્યું હતું કે રાજય સરકારના એનીમલ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ પ્રદયૂમન પાર્ક સ્રમાં દેશ વિદેશના અવનવા પ્રાણી પશ્ન અને પક્ષીઓ લાવવા માટેની વહીવટી પ્રક્રિયાઓ શરૂ થઇ ચૂકી છે ટેટ પરીક્ષા ગુજરાતમાં ટીચર એપ્ટીટ્યૂડ ટેસ્ટ સેકન્ડરી એક્ઝામ ટેટ પરીક્ષાનું પરિણામ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું છે

લીગની ચોથી મેચ ગોહિલવાડ ગ્લેડીએટર્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે આજે સાંજે સાડા સાત વાગ્યે રમાશે અંગદાન રાજ્યમાં પ્રથમવાર ફેફસાનું દાન કરાયું છે

આ ઉપરાંત બે કીડની લીવર અને ચક્ષુ પણ અન્ય દર્દીઓમાં પ્રત્યારોપણ કરાયું હતું

ઉલ્લેખનિય છે કે ફેફસા અને હૃદયને સુરતની ટ્રાન્સફર કરવા માટે ગ્રીન કોરીડોર રચવામાં આવ્યો હતો